તેમણે ઉમેર્યું કે કોવીડ સારવારમાં વપરાતી દવાઓના કાળા બજાર હોય કે નકલી ઇન્જેક્શનનો ધંધો પોલીસ આવા તત્વો ને છોડવાણી નથી

રાત્રી કફર્યુંના સમયગાળા દરમિયાન ફક્ત આવશ્યક સેવાઓ ચાલુ રહેશે